મૈત્રી સેતુનું નિર્માણ ફેની નદી પર કરાયું છે જે ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચે છે મૈત્રી સેતુ બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોનું પ્રતિક છે

તેમણે કહ્યું કે દેશની સ્વતંત્રતા લડતનું પ્રતિબિંબ તેમાં પડવું જોઈએ અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ

કેન્દ્રિય નાંણા રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નનો લેખિત જવાબ આપતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે બેંકોની કામગીરી સપ્તાહમાં પાંચ દિવસ મર્યાદિત કરવાની કોઈ દરખાસ્ત નથી

બંને ગૃહોના સભ્યોને તેમના સંબંધિત ચેમ્બર અને ગેલેરીઓમાં બેસાડવામાં આવશે

ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ આજે ઉમેદવારી પત્ર ભરશે આ વખતે આસામ ગણ પરિષદના અધ્યક્ષ અતુલ બોરા તેમની સાથે રહેશે રાષ્ટ્રપતિ તમીલનાડુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમીળનાડુની ત્રણ દિવસની મુલાકાતે જવા આજે રવાના થશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

સ્ટ્રાઈકર મનદીપ સિંહે છેલ્લી મિનીટમાં ગોલ નોંધાવી ભારતને વિજય અપાવ્યો

આ છ વિદ્યાર્થીઓના નામ આ મુજબ છે ગુજરાતના અનંત કૃષ્ણ કિદામ્બી દિલ્હીના પ્રર્વર કટારીયા અને રણજીમ પ્રબલદાસ મહારાષ્ટ્રના સિધ્ધાન્ત મુખરજી ચંદીગઢના ગુરમિતસિંહ અને રાજસ્થાનના સાકેત ઝા

આમ થવાથી વિદ્યાર્થીઓને વધુ પ્રયાસ દ્વારા સ્કોરમાં સુધારો કરવાની તક મળશે પ્રધાન ઈંધણ કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં જણાવ્યું છે કે પેટ્રોલિયમ પેદાશોની કિમંત આંતરરાષ્ટ્રીય બજારો સાથે સંકળાયેલી છે

એવી જ રીતે પેટ્રોલીયમ પેદાશો ઉપર સરકાર દ્વારા વિવિધ વેરાઓ નાંખવામાં આવે છે તેમાં વખતોવખત ફેરફાર પણ કરાય છે કેટલાંક દેશોમાં પેટ્રોલીયમ પેદાશો ઉપર ભારતની સરખામણીએ વધુ વેરા પણ છે

ભારત બાંગ્લાદેશ બેઠક ભારત અને બાંગ્લાદેશ વચ્યે વાણિજ્ય સચિવ સ્તરની મંત્રણા ગઈકાલે યોજાઈ ગઈ આ મંત્રણામાં બંન્ને દેશો સર્વગ્રાહી આર્થિક ભાગીદારી સમજૂતી અંગે શક્યતાદર્શી અભ્યાસ આગળ વધારવા સમંત થયા હતા આ ઉપરાંત આ બેઠકમાં શણના ઉત્પાદન ઉપર એન્ટીડંમ્પિંગ વેરો બંદર પરના નિયંત્રણો દૂર કરવા વેપાર માળખાકીય સુવિધાને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી